કોવીડ વાવરના કારણે ગભરાયા વિના તકેદારીના પગલાં લેવા અને બીનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા પ્રધાનમંત્રી નરેન્ન મોદીએ સલાહ આપી

કોવીડના અસરગ્રસ્ત દર્દીઓને ઘરમાં અલગ રહેવા ખાસ માર્ગદર્શક સૂચના અપાઇ સંસદે દેવામાં અને નાદારી ખરડો તથા ખનીજ સુધારા ખરડો પસાર કર્યો

આગામી દિવસોમાં કોઇપણ મંત્રી વિદેશ પર્વાસ નહીં જાય અને લોકો પણ વિદેશ પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળે

શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્રિય મંત્રાલયો અને રાજયો દ્વારા સલામતિનાં વિવિધ પગલાં લેવાયા છે

ગઇકાલે મંત્રીજૂથની બે બેઠક મળી હતી અને તેમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે

શ્રી અગરવાલે સ્પષ્ટતા કરી કે ઉંચા તાપમાને કોરોના વાયરસનો નાશ થતો હોવાનની બાબત ખોટી છે અને આ અંગે એવી કોઇ ચકાસણી કરાઇ નથી

આ માટે સરકારે બીનજરૂરી હોય તો વિદેશ પ્રવાસ ટાળવા પર ભાર મૂક્યો છે પત્રકારો સાથેની વાતચીતમાં અધિક સચિવ દમ્મુ રવિચે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ગભરાવાની જરૂર નથી

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે યાર દેશોએ મદદ માટે રજૂઆત કરી છે અને તે બાબત વિચારણા હેઠળ છે તેમાં ભૂતાન ઇરાન અને માલ્દીવ્સ છે

કોરોના વાયરસના વધતા કેસ સંદર્ભમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજયપાલ અનિલ બૈજલે આ જાહેરાત કરી હતી

જાહેરસ્થળો સરકારી કચેરીઓ અને શોપિંગ મોલમાં પણ ચેપ ન ફેલાય તેવાં પગલાં લેવા જણાવાયું છે દિલ્હી સરકારે કોરોનાને રોગયાળો જાહેર કર્યો છે

આ ઉપરાંત રાષ્ટ્રપતિભવન સંગ્રહાલય અને યેન્જ ઓફ ગાર્ડ સમારોફ પણ જાહેરજનતા માટે બંધ કર્યા છે

માલદીવે આ સંક્રમણ સામે તકેદારીના પગલારૂપે સાર્વજનિક સ્વાસ્ટ્ક કટોકટીની ઘોષણા કરી છે ભારતના ઉચ્યાયુક્તે જણાવ્યું છે કે કોવીડને રોકવા માટે માલદીવના સ્વાસ્યલ કર્મચારીઓની સહાયતા માટે ભારતથી સ્વાસ્થ્ય નિષ્ણાતોની એક ટીમ માલદીવ મોકલાશે આ ટીમમાં તબીબો ઉપરાંત બીજા ટેકનીશીયમ પણ સાથે જશે સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં હાલ પૂરતી નિકાસની પ્રક્રિયા પર રોક હોવા છતાં સરકાર કોવીડની સારવાર માટે જરૂરી દવાઓ પણ માલદીવ મોકલશે

પ્રવાસ કર્યો હોય તથા પ્રવાસ સિવાયના કોવિડના શંકાસ્પદ કેસોની તપાસ બાદ તુરંત તેમને નકકી કરાયેલ આરોગ્ય કેન્દ્રમાં અલગથી રાખવા જણાવાયું છે ધરમાં અલગ રહેતા લોકોને તે હવાઉજાસ વાળા શકય હોય તો અલગ શૌયાલયની વ્યવસ્થા ધરાવતા એક જ રૂમમાં રહેવા જણાવાયું છે જો કુટુંબના બીજા સભ્યોને તે રૂમમાં રહેવું પડે તેવા સંજોગો દરદીથી એક મિટર જેટલું અંતર રાખવાની સલાહ અપાઇ છે શંકાસ્પદ દર્દીને ઘરના વૃદ્ધો સગર્ભા અને બાળકોથી દૂર રહેવા જણાવાયું છે

ગયા અઠવાડિયે લોકસભાએ પણ આ ખરડો પસાર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લધુતમ સરકાર અને મહત્તમ શાસનના વિચારો દર્શાવતાં ખાણ ખનીજમંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યં કે આ ખરડા હેઠળ ખાણોના બ્લોકની ફાળવણી બાદ પણ લાગતા સમય મર્યાદામાં ફેરફારની જોગવાઇ કરી છે તેના કારણે કોસલામાં ભારત આત્મનિર્ભર બની શકે છે વિશ્વમાં ચોથા કરમે કોલસાનો જથ્થો ધરાવવાના કારણે કોલસાની આયાતની જરૂર નહીં પડે

ભાજપમાં જોડાયેલા જયોતિરાદિત્ય સિંધિયા આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાના છે આજે ભોપાલ વિમાનમથકે આવી પહોંચતા ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને પક્ષકાર્યાલય સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી દરમિયાન મુખ્યમંત્રી કમલનાથે રાજયપાલને પત્ર પાઠવીને જ્યોતિરાદિત્યને ટેકો જાહેર કરનારા છ મંત્રીઓને દૂર કરવા જણાવ્યું છે રાજયસ રકાર દ્વારા બહ્મતિનો દાવો કરવામાં આવી રહ્યો છે ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે હાલ ભાજપ સૌથી મોટો પક્ષ છે અને સરકાર લધુમતિમાં છે